યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યવાહક અધિકારી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે દેશના નાગરિકોને આંગળાની છાપ આપતી કિકિ દ્વારા ઓળખ માટેની નિયમિત પ્રક્રિયા સાથે હવે ચહેરા દ્વારા ઓળખની આ વધારાની ખાસિયત ઉમેરવામાં આવી છે

પ્લાન્ટ કચ્છ સરફદે ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનોને બોર વાટે પાણી પૂરું પાડવા બોર કરાયા પછી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે નીકળતાં ફવે આ બોરવેલનું પાણી મીઠું કરવા આર

સીમા સુરક્ષા દળની ગેંડા ચોકી પાસે કરાચેલા બોરવેલમાં આર

પ્લાન્ટ લગાડવામાં આવશે જ્યાં દૈનિક એક લાખ લિટર પાણી મીઠું કરવામાં આવશે સીમા સુરક્ષા દળની તમામ ચોકીઓને તો રોજ ત્રણ લાખ લિટર પાણીની જરૂરત છે પણ આ ગેંડા પોસ્ટ પાસે આર

થયેલું પાણી ચાલુ થતાં આસપાસની નજીકની ચોકીઓને નિયમિત એક લાખ લિટર પાણી મળી રહેશે એમ જાણવા મળેલ છે નેહલ ઠકકર કલા મહાકુંભમાં કચ્છ ઝળકયું બાળકોથી માંડી વડીલોમાં રહેલી વિવિધ કળાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી યોજાતા કલા મફાકુંભમાં પ્રદેશ અને જિલ્લાકક્ષાએ સ્પર્ધાઓમાં કચ્છનું ફીર ઝળકવું છે જેમાં આદિપુરની સિક્રો અકાદમીના કલાકારો પણ વિજેતા થયા છે આ વિજેતાઓમાં પ્રતીક એચ જેષી વાંસળીવાદનમાં પ્રદેશકક્ષાએ દ્વિતીય પ્રદીપ જોષી એકપાત્રીય અભિનય માંડવીની ફીરલ જોષી એકપાત્રીયમાં વિભૂતિ દવે શાત્રીય ગાયન વિનિશા કાતરીઆ શાત્રીય ગાયન દક્ષ કૌશલ છાયા શાત્રીય ગાયન તથા દિવ્ય પંડયા ઓર્ગન જિલ્લામાં પ્રથમ આવ્યા છે

આ સત્રમાં શાળાની મંજૂરી મળતાં બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં નાના દિનારા ધાણીવાસની શાળા ખુલ્લી મુકાઇ ફતી

નવી શાળા શરૂ થતાં બાળકોને આગેવાનોએ બુક પાટીપેન વગેરે આપી શાળાની શરૂઆત કરાઇ ફતી ફાલમાં એક ખાનગી રૂમમાં શાળા ચાલુ કરવામાં આવી છે જે સરકાર પાસે વહેલી તકે ગ્રાન્ટ ફાળવી રૂમની વ્યવસ્થા કરવા તેમજ આટલી સંખ્યા પ્રમાણે અન્ય શિક્ષક ફાળવામાં આવે તેવી આગેવાનોએ માંગ કરી હતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી ડોનેશન આપવા ઇચ્છક સંસ્થાઓને બેંક ટ્રાન્સફર કરવાની સુવિધા પણ ઉપલબ્ધ ફોવાની સાથે તા

પાણી ઘાસચારાની તગી ગંભોર બનતા ખેડૂતો પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે વાદળછાયા વાતાવરણ વચ્ચ આજે માંડવી મુન્દામા ઝાપટ વરસ્યું હતું જયારે ભુજ સામખોયારીમાં ઝરમરીયા અ હાજરી પુરાવી હતી હવામાન વિભાગની આગાહી કચ્છ માટે સાચી ઠરી રહી ન હોય તેવું ચિત્ર અત્યાર સુધી ઉપસતું રહયું છે મધ્યમથી ભારે વરસાદની આશ વચ્ચે ઝરમરીયાથી લઈને ભારે ઝાપટા જ વરસ્યા છે